પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે નવી શિક્ષણ નીતી વિદ્યાર્થીઓને મહત્વપૂર્ણ સાબીત થશે દેશની પ્રથમ કિસાન સ્પેશિયલ પાર્સલ ટ્રેન કિસાન રેલ આજથી શરૂ થઈ ક્રષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને રેલવે મંત્રી પીયુષ ગોયલે આજે વીડિયો લીંક દ્વારા આ ટ્રેનને રવાના કરી ભારતે કુલભૂષણ જાધવ સાથે કોઈપણ અવરોધ વિના કોન્સ્યુલર સંપર્ક કરવા દેવા પાકિસ્તાનને રજુઆત કરી છે શ્રીલંકાની સંસદીય ચૂંટણીમાં પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષેનાં નેતૃત્વમાં સત્તાધારી પક્ષ શ્રીલંકા પિપલ્સ પાર્ટી એસ

ભવ્ય વિજય મેળવ્યો

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે દેશભક્તિને કેન્દ્રમાં રાખતી ફિલ્મોનો મહીત્સવ આજથી યોજાશે

ભારતીય શિક્ષણ પધ્ધતિએ વૈશ્વિક શિક્ષણ સ્તર સાથે તાલ મેળવવો પડશે વિદ્યાર્થીઓએ વિશ્વ સ્તરનાં શિક્ષણની સાથે પોતાના મૂળ સાથે પણ જોડાયેલું રહેવું જોઈએ

કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને રેલવે મંત્રી પીયુષ ગોયલે આજે વીડિયો લીંક દ્વારા આ દ્રેનને રવાના કરી આ દ્રેન મહારાષ્ટ્રના દેવલાલી અને બિહારના દાનાપુર રેલ્વે સ્ટેશન વચ્ચે સામગ્રીનું પરિવહન કરશે કિસાન રેલ ફળો અને શાકભાજી લઈ જશે આ ટ્રેન નાસિક રોડ મનમાડ જલગાંવ ભુસાવલ બુરહાનપુર ખાંડવા જબલપુર સતના કટની માનિકપુર પ્રયાગરાજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર અને બક્સર સ્ટેશનો પર ઊભી રહેશે

રેલવે મંત્રાલયે કહ્યું કે રેલવે કિસાન રેલના લોકાર્પણથી ખેડૂતોની આવક બમણી કરવામાં મદદ કરવાનો છે

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે ગઈકાલે પત્રકારો સાથેની વાતયીતમાં જણાવ્યું હતું કે પાકિસ્તાને કુલભૂષણ જાધવ કેસમાં ભારતને કોઈ જવાબ આપ્યો નથી તેમણે ભારપૂર્વક કહ્યું કે પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતના યુકાદાનો અસરકારક રીતે અને નીષ્ઠાથી અમલ કરવો જોઈએ પાકિસ્તાનના નવા નકશામાં જમ્મુ કાશ્મીર તથા ગુજરાતના કેટલાક હિસ્સાને પાકિસ્તાને પોતાનો ગણાવ્યો છે એ સંદર્ભના પ્રશ્નના જવાબમાં શ્રી અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે આ પ્રકારના પાયાવિહોણા દાવા દર્શાવે છે કે પાકિસ્તાન સરહદ પારના ત્રાસવાદની મદદથી વધુ વિસ્તારો ઉપર નિયંત્રણ મેળવવા ઈચ્છે છે

ભવ્ય વિજય મેળવ્યો છે

રાષ્ટ્રપ્રમુખ ગોતાબાયા રાજપક્સે એ સંસદીય ચૂંટણીના પરિણામોની જાહેરાત કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રીલંકાના પ્રધાનમંત્રીને યૂંટણીમાં વિજય મેળવવા માટે અભિનંદન આપ્યા હતા શ્રી મોદીએ બંને દેશોનો સહકાર હજી સુદૃઢ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો

તો બીજી તરફ વીવો કંપનીએ જણાવ્યું છે કે તેની સ્પોન્સરશીપ સ્થગિત કરવામાં આવી છે

દેશભક્તિની ભાવના કેળવવા તથા આઝાદીની ચળવળની ઘટનાઓ દર્શાવતી આ ફિલ્મો દર્શકો સીનેમાઝ ઓફ ઈન્ડિયા ડોટ કોમ વેબસાઈટ પરથી વિનામૂલ્યે જોઈ શકશે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 આ વખતે સાંભળવાની તકલીફવાળા દિવ્યાંગો પણ માણી શકે તેવી ખાસ વ્યવસ્થા સાથે સર રિચાર્ડ એટેનબરોની ગાંધી ફિલ્મ દર્શાવાશે

જળસપાટી વધતા પૂરના પાણી દરભંગા સમસ્તીપુર તથા મુજફ્ફરપુર જિલ્લાના શહેરી અને નીચાણવાળા વિસ્તારોમાં ફરી વબ્યા છે પૂર્વ રેલવેએ દરભંગા સમસ્તીપુર રેલમાર્ગ પરનો રેલ વ્યવહાર બંધ કર્યો છે પૂરથી અસરગ્રસ્ત એવા ઘણાં વિસ્તારોમાં વીજ પૂરવઠો ખોરવાયો છે પશ્ચિમ ચંપારણ જિલ્લામાં આવેલા વાલ્મિકી વાઘ અભ્યારણ્યમાં પાણી પહોંચતા હરણ સહિત ઘણા વન્યજીવોના મોત નીપજ્યા છે

આર

પાંચ લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે

અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે વીડિયો શેઅરિંગ મોબાઇલ ઍપ ટિક ટૉક તેના વપરાશકાર પાસેથી ઘણી બધી માહિતી એકઠી કરી લે છ ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય સલામતીના કારણસર ટિક ટૉક તથા વી ઍપ ઉપર પ્રતિબંધ મૂકનાર પ્રથમ દેસ ભારત છે

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે કોવિડના પ્રસારને અટકાવવો પરિક્ષણની સંખ્યા વધારવી અસરકારક સારવાર આ બધા જ સંયુક્ત પ્રયાસોના લીધે કોવિડના દર્દીઓ સાજા થવાના દરમાં સુધારો થયો છે

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે ગઈકાલે પત્રકારોને જણાવ્યું હતું કે સરહદી વિસ્તારમાં શાંતિની પુનઃ સ્થાપના માટે ભારત પ્રતિબદ્ધ છે ભારત અને ચીનના ખાસ પ્રતિનિધિઓએ ગત પાંચમી જુલાઈના રોજ ટેલિફોન ઉપર ભારત ચીન સરહૃદ વિસ્તારોમાં ઉભી થયેલી પરિસ્થિતિ અંગે સર્વગ્રાહી વાતચીત કરી હતી બંને પક્ષો સરહદી વિસ્તારમાંથી બંને દેશોના દળો મૂળ સ્થાને ખસેડવા સંમત થયા હતા ભારત અને ચીન વચ્ચે વિકાસલક્ષી અને સુદ્રઢ દ્વિપક્ષીય સંબંધો સ્થાપવા માટે સરહદી વિસ્તારમાં શાંતિ સ્થાપવી જરૂરી છે તેમ શ્રી શ્રીવાસ્તવે ઉમેર્યું હતું